આર્જેનટીનામાં આ પરિષદમાં કૃષિક્ષેત્રના સાતત્યપૂર્ણ વિકાસ માટે સર્વસંમતિ સાધવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ પરિષદના મંચ ઉપરથી ખનિજ તેલની કિંમતોમાં થતી અસાધારણ વધઘટ અને ભારતના અર્થતંત્ર ઉપર તેની અસરો અંગે રજૂઆત કરે તેવી સંભાવના છે

ફેસબુક ઉપર તેમજ્ઞે કહ્યું કે સેન્ટ્રલ સ્ટેટીસ્ટીક ઓફિસ સીએસઓ એ વિશ્વસનિય સંસ્થા છે અને નાણાંમંત્રાલયથી અલગ છે

વિરલ રાણા અરુણ જેટલી આરોગ્ય સેવા નાણા મંત્રી શ્રી અરૂણ જેટલીએ જણાવ્યું છે કે દેશમાં આરોગ્ય ક્ષેત્ર માટે જીએસટી જેવું સંયુક્ત માળખું જરૂરી છે નવી દિલ્હીમાં ઉદ્યોગ મહામંડળના આરોગ્ય પરિસંવાદને સંબોધતાં તેમણે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય બંને આરોગ્ય ક્ષેત્રે અલગ અલગ જોગવાઈ કરી છે તેને દેવાની જરૂર છે

જો કે અદાલતે સ્પષ્ટતા કરી છે કે પરીક્ષામાં પ્રવેશ અંગેનો આખરી નિર્જ્ર્યય સીબીએસઇ દ્વારા મહત્તમ વયમર્યાદા નિર્ધારિત કરવાના કેસના નિર્ણય ઉપર આધારિત રહેશે એટલું જ નહિં સર્વોચ્ચ અદાલતે નીટ પરીક્ષા માટે અગાઉની વયમર્યાદાના કારણે અરજીપત્રક નહીં ભરી શકનાર વિદ્યાર્થીઓ પણ અરજીપત્રો ભરી શકે તે માટે નીટના ફોર્મ્સ સ્વીકારવાની આખરી તારીખ આવતીકાલથી એક સપ્તાહ સુધી લંબાવી છે

ભારતીય તબીબી પરિષદ દ્વારા નીટ પરીક્ષા માટે મહત્તમ મર્યાદા નિર્ધારિત કરાય તેવા લેવાયેલા નિર્ણયના પગલે સર્વોચ્ચ અદાલતે આ ચૂકાદો આપ્યો છે

ચલણ ત્યારબાદ પણ ભરી શકાશે તેમજ તા

વિરલ રાણા

આ સાથે પુલ એ માં આર્જેન્ટીના અને ન્યુઝીલેન્ડ સંયુકતપણે ટોચના કરમે રહ્યા હતા આજે સાંજે પાંચ વાગ્યે ઓસ્ટ્રેલિયાનો મુકાબલો આયર્લેન્ડ સામે થશે વિરલ રાણા હવા માન કચ્છમાં છવાયેલું વાદળછાયું વાતાવરણ થયા બાદ ગુલાબી ઠંડી અનુભવાઈ રઠી છે